તે બદલ શ્રી મોદીએ ગૌરવની લાગણી દર્શાવી

કોરોના વાયરસના કેસમાં એકદમ વધારો થતાં દક્ષિણ કોરીયામાં હાઇ એલર્ટ

આજે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે દેશમાં રહેલ વિવિધતા નાગરીકોને પ્રેરણા પૂરી પાડે છે દિલ્ફીમાં તાજેતરમાં યોજાયેલ હુન્નર હાટનું ઉદાહરણ ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું કે હુન્નર હાટમાં દેશની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિઓ પરંપરાઓ વાનગીઓ અને લોકલાગણીઓનો પરિચય મળ્યો હતો એવી જ રીતે અહીંના કલાકસબીઓનો કલા પ્રત્યેનો પ્રેમ અને તેમનું કૌશલ્ય પણ પ્રેરણાદાયક હતું હુન્નર ફાટમાં જોડાયેલી દિવ્યાંગ મહિલાઓની વાત તેમણે આગવો સંતોષ આપી ગઇ આ મહિલા અગાઉ કૃટપાથ ઉપર ચિત્રોનું વેચાણ કરતી હતી પણ જયારથી તે હુન્નર હાટ સાથે સંકળાઇ છે ત્યારથી તે આર્થિક રીતે પગભર થવા ઉપરાંત તેણે એક ઘર પણ ખરીદ્યું છે

હુન્નર હાટના માધ્યમથી છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ લાખથી વધુ કલા કસબીઓને રોજગારની ઘણી તકો મળી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વસ્થ રાષ્ટ્ર હંમેશા પ્રગતિ કરે છે તેમણે પોતાની રૂચિ મુજબ કોઇપણ પ્રવૃત્તિ પસંદ કરીને તેને જીવનનો હિસ્સો બનાવવા લોકોને અપીલ કરી હતી પ્રધાનમંત્રી કહ્યું કે દેશના ભૌગોલિક સ્થળો પર્વતો રણ પ્રદેશ વન વિસ્તાર અને દરિયાથી પરિપૂર્ણ છે અને ત્યાં સાહસિક રમતો માટે ઘણા સ્થળો ઉપલબ્ધ છે

શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી હતી કે ભારતીય બાળકો અને યુવાનો વૈજ્ઞાનિક અને ટેકનોલોજીમાં રસ ધરાવે છે તેમણે ચંદ્રયાન બેના પ્રક્ષેપણ દિવસની સ્મૃતિ વાગોળતા જણાવ્યું હતું કે તે વખતે ત્યાં ઉપસ્થિત બાળકોમાં અસાધારણ ઉત્સાહ જોવા મબ્યો હતો પ્રધાનમંત્રીએ ઇસરો દ્વારા ઉપલબ્ધ કરાવાતી યુવિકા કાર્યક્રમની સુવિધાનો મહત્તમ લાભ લેવા શિક્ષકો અને વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે નવા ભારતની મહિલાઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે નવા પડકારો ઝીલે છે જે બાબત સાચે જ ગૌરવરૂપ છે તેમણે આદર્શ જીવિકા મહિલા મલબરી ઉત્પાદન જૂથની મહિલાઓનું ઉદાહરણ ટાંકીને જણાવ્યું હતું કે કકુન દ્વારા મેળવવામાં આવતા રેશમ વડે સાડીઓ તૈયાર કરીને તેઓ નોંધપાત્ર કમાણી કરી રહી છે

એવી જ રીતે મુરાદાબાદના દિવ્યાંગ સલમાનના પ્રયાસોને બિરદાવતા જણાવ્યું હતું કે સઘન પ્રયાસોના કારણે તે આજે અન્ય સો જેટલા દિવ્યાંગોને રોજગારીની તક આપી રહ્યો છે

ગયા શુક્રવારે ઉજવાયેલ મહાશિવરાત્રીનું પર્વ તથા આવનાર હોળી ગુડી પડવા અને નવરાત્રી તથા રામ નવમીનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ આ પર્વો નિમિત્તે નાગરીકોને શુભેચ્છાઓ પાઠવી છે

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે વિશાળ સ્ટેજ તૈયાર કરાયું છે જયાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક સાથે એક લાખ ઉપરાંત લોકો સાથે સંવાદ કરશે આ અગાઉ તેઓ રોડ શો પણ કરવાના છે ઉત્તરપ્રદેશમાં તાજ નગર આગ્રા ખાતે પણ શ્રી ટ્રમ્પનું સ્વાગત થવાનું છે અમદાવાદનો કાર્યક્રમ પતાવી તેઓ આગ્રા જવાના છે તેઓ સંધ્યાકાળે આગ્રા તાજમહલ ખાતે એક કલાક વીતાવશે શ્રી ટ્રમ્પના આગમન માટે દિલ્હીમાં પણ ઠેરઠેર સ્વાગતની તૈયારીઓ થઇ યુકી છે હૈદરાબાદ હાઉસને કુલોથી શણગારવામાં આવ્યું છે જયાં તેઓ પ્રતિનિધિ મંડળ સ્તરે મંત્રણાઓ કરવાના છે આ ઉપરાંત દિલ્ફીની એક શાળામાં શ્રી ટ્રમ્પના પત્ની મેલનિયા ટ્રમ્પ મુલાકાત લેવાના છે દિલ્ફી પોલીસ અમેરીકાની જાસુસી સેવા અને અન્ય એજન્સીઓ ધ્વારા બહુસ્તરીય સલામતી કવય ઉભુ કરવામાં આવ્યું છે દરમિયાન અમેરીકાના વફીવટીતંત્રે જણાવ્યું છે કે ભારત અને અમેરીકાના સંબંધોમાં લોકશાહી પરંપરા વ્યુહાત્મક હીત જાળવણી અને બંને દેશોના લોકો વચ્ચેના ગાઢ સંબંધો મહત્વની બાબત છે

ટવીટર પર શ્રી મોદીએ કહ્યું કે આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહયાં છે એ ગૌરવની બાબત છે અમદાવાદ થી તેમનો ઐતિહાસીક કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે

તેટલી જ સંવેદનશીલતાથી તેણે જૂની નીતિઓને પણ ધ્યાનમાં રાખીને જૈવ વિવિધતા અને ટકાઉ વિકાસના નવા પ્રશ્નોને પણ હાથમાં લીધા છે રાષ્ટ્રપતિ શ્રી આજે નવી દિલ્ફી ખાતે બે દિવસીય આંતરરાષ્ટ્રીય ન્યાયિક પરીષદના સમાપન સમારોહમાં બોલી રહયાં હતા રાષ્ટ્રપતિએ કહયું કે એ દાયકા પહેલા કામના સ્થળે જાતીય સતામણી રોકવા માટે માર્ગદર્શિકા બહાર પાડવાથી માંડીને એક મહિના પહેલા સેનામાં મહિલાઓને સમાન દરજજો આપવા માટે નિર્દેશો આપવા સુધી સર્વોચ્ય અદાલતે પ્રગતિશીલ સામાજીક બદલાવનું નેતૃત્વ કર્યુ છે જાતિગત ન્યાયનો ધ્યેય હાંસલ કરવા માટે સર્વોચ્ય અદાલત હંમેશા સક્રીય અને પ્રગતીશીલ રહી છે તેમણે કહયું કે લાંબી મુકદમાની પ્રક્રિયાના બદલે મધ્યસ્થી અને સમાધાનથી અસરગ્રસ્ત રીતે પ્રશ્નોનો ઉકેલ લાવી શકાશે

સપ્તાહના અંતમાં અસરગ્રસ્ત કેસોની સંખ્યા લગભગ ત્રણ ગણી વધીને પપક થઇ ગઇ છે વાયરસ અંગે આજે સરકારની એક બેઠક બાદ રાષ્ટ્રપતિ મુન જે ઇને કહ્યું કે આવનારા કેટલાક દિવસો અતિ મહત્વના હશે હવે ચીન પછી સૌથી વધારે ચેપ દક્ષિણ કોરીયામાં છે દરમિયાન જાપાને પુષ્ટી કરી છે કે જે મહિલાને નેગેટીવ ટેસ્ટ કરાઇ હતી અને ડાયમંડ પ્રિન્સેસ જહાજ પરથી પરત ફરી હતી તે પાછળથી ચેપથી અસરગ્રસ્ત સાબીત થઇ હતી અન્ય સ્થળોમાં ઇટાલી અને ઇરાને નિયંત્રણના પગલાંઓ લાગુ કરવાના ચાલુ કરી દીધા છે

જયારે દીપક પુનિઆ અને રાહ્લ અવારે આજે નવી દિલ્હીમાં સેમી ફાઇનલ મુકાબલાઓમાં હારી જતાં કાંસ્ય ચંદ્રક માટે મુકાબલો કરશે